કેટલોક સદીઓ પહેલાં ઉમદા હેતુ માટે શહીદી વ્હોરનાર ગુરૂ તગ બહાદુરજીને શ્રધ્ધા જલિ અર્પણ કરી હતી

ત્યારે પ્રધાનમંત્રીએ તેમના ન્યાયો અને સર્વસમાવેશક સમાજની કલ્પના પ્રત્યે પ્ર તિબધ્ધતા વ્યકત કરી હતી

જખૌ નજીકના કોક એરિયામાં ઘ્સી આવેલ પાક બોટ અને પાકિસ્તાની નાગ રિકને ગઈકાલે મધરાતે બીએસએફ દવારા ઝડપી પડાયો હતો બોટને કિનારે લાવી અને એક નાગિ રકની વધુ પુછપરછ માટેની કામગીરી હાથ ધરાઈ છે

કચ્છમાં રર લાખની મધ્યવર્તી વસ્તીમાં રસીકરણ યોગ્ય રીતે લોકોના સવની કામગોરી પૂર્ણતાના આરે છે

રસીસગહ માટે ચાર મોટા ફોજ તરતમાં રાજકોટ ખાતેથી આવી રહયા છે રસીકરણથી નુકસાન થવાની અફવાને ટાળવા પ્રચાર પસાર માટે આઈસી સેલ તૈયાર કરાયો છે જે માર્ગો પર હોડિંગ લગાવશે પેમ્ફલેટનુ વિતરણ કરશે વેકિસનેશન માટે ઘરે જશે ત્યારે પત્રિકા આપશે કોરોના વાયરસને અર્ધજીવિત કરી વેકિસન બનાવાય જેની સાઈડઈફેકટ બહુ ઓછી હોય તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યૂ હતું

કે ની અધ્યક્ષતા ફેઠળ જિલ્લામાં કોવીડ વેકસીન માટેની ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ડીટીએફ ની કામગીરી માટેની બેઠક યોજાઇ હતી

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંફ ઝાલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નર જિલ્લાના તાલુકા ફેલ્થ ઓફિસર સર્વશ્રીઓ આરોગ્ય અધિકારી તેમજ સબંધિત અધિકારીકર્મચારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહ્યા ફતા

ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે સંકલન સફ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જન પ્રતિનિધિઓ દ્વારા મુખ્યત્વે પાણી જંત્રીના ભાવ પ્રશ્ને રજુઆત થઈ ફતી બેઠકમાં ઉપસ્થિત રહેલા જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજ ગાંધીધામમાં પાણી પ્રશ્ને કલેકટર સમક્ષ રજૂઆત કરતા પાણી વ્યવસ્થા બાબતે ચોક્કસ તાત્કાલિક અને આયોજનબધ્ધ કામગીરી માટે ઉચિત પગલાં ભરવા રજુઆત કરી ફતી

જે માટે કચ્છ જિલ્લા કક્ષા યુવા ઉત્સવની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ તા

કવર પર તેઓના નામ સરનામુ મોબાઇલ નંબર તથા કથા વિભાગની દૃતિ છે તે વિગતો લખી મોકલવાનું રહેશ